સી

ઉપલાગૃહે આ ખરડાને સર્વાનુમતે મંજૂર આપી છે

ચર્ચાનો જવાબ આપતાં કાયદો અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે એસસી એસટી અનામત માટે સરકાર કોઇ ક્રિમિલેયરના ધોરણો ઘડશે નહિં તેમણે કહ્યું કે એનડીએ સરકારે એસસી એસટી સમુદાયના કલ્યાણ માટે કેટલાક પગલાં લીધાં છે તેમણે કહ્યું કે શિક્ષણ અને સેનાદળમાં એંગ્લો ભારતીય સમુદાયના થોગદાનની સરકારે નોંધ લીધી છે અગાઉ આ વિધેયકને રજૂ કરતાં મંત્રીએ કહ્યું કે સંવિધાનની અનામતની સત્તા મળતાં એસસી એસટી સમુદાય અને આ વર્ગના કેટલાક આગળ પડતા નેતાઓ કે જેમણે તેમની શક્તિ મુજબ દેશની સેવા કરી છે

તેમણે કહ્યું કે પક્ષે આપેલું વચન પૂરૂં કરી બતાવ્યું છે શ્રી મોદીએ કહ્યું કે એકતા ભાઇચારો કોમીએખલાસને મજબૂત કરવા માટે બધું જ કરવામાં આવ્યું છે દેશે એ બાબત સ્પષ્ટ કરી છે કે દેશની એકતા શું છે દેશનો ભાઇયારો શું છે અને દેશમાં જુદાજુદા ધર્મના લોકો કેવી રીતે એક સાથે રહી શકે છે તેમણે કહ્યું ભારતે વિશ્વને એકતાનો સંદેશ આપ્યો છે તેમણે કહ્યું કે અમે ટ્રીપલ તલાક વિરૂદ્ધ કાયદો બનાવ્યો છે અને તેનો આપણી મુસ્લિમ બહેનોને ફાયદો મળી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે પક્ષે ખેડૂતો અને દુકાનદારો તથા અન્ય લોકોને આપેલા વયનો પૂરા કર્યો છે

આથી વિવાદાસ્પદ જગ્યા ઉપર રામ મંદિરનું નિર્માણ કરવાનો રસ્તો સાફ થયો છે મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેની આગેવાની હેઠળની પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપીઠે આ પીટીશનોને ચેમ્બરમાં હાથ ધરી હતી અને પીટીશનોમાં કોઇ મેરિટ ન જણાતા અદાલતે રદ કરી દીધી છે

વિવધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ રાજયમાં વાયુવેગી પ્રવાસ કરીને મતદારોને રિઝવવા માટે સભાઓ ગજવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધનબાદમાં ચૂંટણીસભાને સંબોધી હતી તેમણે કહ્યું કે એનડીએ સરકારે ટ્રીપલ તલાક વિરૂદ્ધ કાયદો ઘડથો છે જે આપણી મુસ્લિમ બહેનોને ફાયદાકારક છે શ્રી મોદીએ કહ્યું કે તેમના પક્ષે ખેડૂતો અને દુકાનદારો તથા અન્યને આપેલા વચનો પૂરા કર્યા છે વરિષ્ઠ ભાજપા નેતા અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે હિરણપુરમાં પાકુરમાં ક્રટબોલ મેદાન ખાતે સભાને સંબોધી હતી

સિંઘે કહ્યું કે કેન્દ્રમાં મજબૂત સરકાર હોવાને કારણે બાકી રહેલી બધી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવ્યો છે વરિષ્ઠ કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં આજે રાજમહલ અને મેહરામાં ખાતે બે સભાઓને સંબોધી હતી

જે તેલંગણામાં થયેલા ગેંગરેપ અને પશુચિકિત્સકની હત્યાના કેસના આરોપીઓના એન્કાઉંટર બાબતે કયા સંજોગો ઉભા થયા તેની તપાસ કરશે આ તપાસ પંચમાં પૂર્વ મુંબઇ હાઇકોર્ટના જજ રેખા સોંદુર બાલદોતા અને સીબીઆઇના પૂર્વ ડાયકેટર બી

કાર્તિકેયન પણ સભ્ય છે આ તપાસપંય છ માસમાં સર્વોચ્ય અદાલતને તેનો અહેવાલ સુપ્રત કરશે મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેની આગેવાની હેઠળની ખંડપીઠે આ કેસમાં તેલંગણા હાઇકોર્ટમાં પેન્ડીંગ કામગીરી પર તેમજ રાષ્ટ્રીય માનવ અધિકારપંચની કામગીરી પર રોક લગાવી છે અને એસઆઇટીનો અહેવાલ માંગ્યો છે ખંડપીઠે જણાવ્યું કે બીજો હુકમ ન થાય ત્યાં સુધી કમિશન ઓફ ઇન્કવાયરી પાસે કેસ પેન્ડીંગ છે તે અંગે કોઇપણ સત્તામંડળ તપાસ કરી શકશે નહિં આ ખંડપીઠના બે અન્ય સભ્યો ન્યાયમૂર્તિ એસ

સર્વોચ્ય અદાલતે કહ્યું કે આ તપાસપંચની અહેવાલ સુપ્રત કરવાની છ મહિનાની નિર્ધારીત તારીખની શરૂઆત સુનાવણીના પ્રથમ દિવસથી શરૂ થશે અને તેઓને કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ડીસેંબર છઠ્ઠી તારીખ એન્કાઉન્ટર દ્વારા મોતની તપાસ કરી શકશે ખંડપીઠે તેલંગાણા સરકારના પક્ષકાર સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીની રજૂઆતની નોંધ લીધી હતી

આકાશવાણી સાથેની વાતયીતમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે આસામ કરાર હેઠળ રાજયના નાગરિકોની સંસ્કૃતિ ભાષા જમીનના અધિકાર અને રાજકીય બાબતો સુરક્ષીત છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આ અંગે ખાતરી આપી છે અને કરારની કલમ છના અમલ માટે કટિબદ્ધ છીએ મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો નાગરિકત્વ સુધાર ખરડાના નામે ખોટો પ્રચાર ચલાવે છે દરમિયાન આસામમાં ખરડાના વિરોધમાં આજે પણ દેખાવો ચાલી રહ્યા છે ગુવાહાટી નજીક લટાસીલ ખાતે અખિલ આસામ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરફ્યુનો ભંગ કરીને તોફાન કરાયા હતાં દીબ્રુગઢ અને જોરહટમાં રાત્રે કરફ્યુ લગાવવામાં આવ્યો છે તેના કારણે ટ્રેન અને વિમાન સેવાઓને અસર પહોચી છે કયાંક ભાજપના કાર્યકરોના ધર તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ફમલા કરાયા હતા

આ વખતે પ્રયારમાં યુરોપીયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળવાનો મુદ્દો ચાવીરૂપ હતો કંઝરવેટીવ પાર્ટીના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને મોટી બહ્મતિ આપવા અનુરોધ કર્યો છે જેનાથી આગામી માસે યુરોપીયન યુનિયનમાંથી બ્રિટન સહેલાઇથી બહાર આવી શકે મુખ્ય મુખ્ય વિપક્ષના લેબર પાર્ટના નેતા જેરેમી કોર્બીને બ્રેકઝીટ માટે નવો લોકમત લેવાનું વચન આપ્યું હતું

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે લોકસભામાં જણાવ્યું કે સરકાર દ્વારા એર ઇન્ડિયા વૈકલ્પિકતંત્ર ઘડવામાં આવ્યું છે અને એરઇન્ડિયાની સો ટકા મૂડી પાછી ખેંચી લેવામાં આવશે